પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી મેરીટાઈમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એ માત્ર આર્થિક ઝુંબેશ નથી પણ દેશ અને નાગરિકોને ગૌરવ અપાવનાર વિયાર છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે આજથી આરંભ થશે રાજ્યનું બજેટ બુધવારે રજુ થશે

તરતા મુક્યા છે ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે યુક્રેઈન ક્સ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે

ઇસરોના અધ્યક્ષ ડોકટર સીવાને કહયું કે બ્રાઝીલ ધ્વારા બનાવાયેલા ઉપગ્રહને સફળતાપુર્વક તરતો મુકાયો એ ગૌરવની બાબત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન આપતા ટવીટ સંદેશામાં કહયું કે ભારતના આ પ્રથમ સંપુર્ણ વાણીજયીક ઉપગ્રહ પ્રક્ષેપણથી અવકાશ ક્ષેત્રે સુધારણાના નવા યુગની શરુઆત થઇ છે

સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પણ આ સમજૂતીને આવકારી છે સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આને સલામતી સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની દિશાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે વધુમાં કહ્યું છે કે સંયુક્ત આરબ અમીરાતના ભારત અને પાકિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધ છે અને તે બંને દેશોની ઉપલબ્ધિના પ્રયાસોની પ્રશંસા કરે છે

ભારત અને પાકિસ્તાનના સૈન્યની કાર્યવાહીના મહાનિદેશકો વચ્ચેની બેઠકમાં મુક્ત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા થઈ હતી